કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશે જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નિયંત્રણમાં લીધા પછી કેન્દ્ર સરકારે આ ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે

ચીને કોરોના વાયરસના રોગયાળાના પગલે બિજિંગમાં યોજાનાર ચંદ્ર નવા વર્ષની

બલ્ગેરીયાના સોફિયામાં યાલી રહેલ સ્ટ્રાન્ઝા બોક્સિંગ સ્પર્ધામાં ભારતના શિવ થાપા સોનિયા લાથેર અને હુસામુદ્દીને પોતાના માટે ચંદ્રકો સુનિશ્ચિત કર્યા છે

મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે બાળકોનો નવકલ્પના માટેનો ઉત્સાહ તેમનું સાહસ અને તેમની દ્રઢતા અન્ય માટે પ્રેરણારૂપ છે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા બાળકોને પ્રોત્સાહન આપવા તથા આવા ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓને પ્રેરણા આપવા પ્રધાનમંત્રી બાળ પુરસ્કારો અર્પણ કરાય છે એવી જ રીતે સમાજસેવા શિક્ષણ રમતો સાહસ કલા જેવા ક્ષેત્રોમાં બાળ શક્તિ પુરસ્કારો અપાય છે વિજેતાઓને ચંદ્રક પ્રમાણપત્ર તક્તી અને એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર તરીકે અપાય છે

કેન્દ્રીય મંત્રીઓ જે રીતે કાશ્મીરની મુલાકાત લઈને પરિસ્થિતિની માહિતી તથા લોકોનો પ્રતિભાવ મેળવી રહ્યા છે તે ઉપરથી સરકારની આ મુદ્દે રહેલી પ્રતિબદ્ધતા જણાય છે

ગઈકાલે દિલ્હીમાં ક્રદરીતી વાયુ ક્ષેત્રે વધતી તકો અંગેની રાષ્ટ્રીય પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા

તેમણે કહ્યું કે સરકાર ગુણવત્તા યુક્ત કામ પ્રત્યે સમર્પિત છે અને ભ્રષ્ટાયાર સામે કડક પગલાં લેવાશે ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળના અધિકારીઓની બે દિવસીય સમિક્ષા બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે માર્ગના પ્રોજેક્ટને અવરોધતી કોઈ આંતર મંત્રાલયની બાબત હશે તો તેને સરકાર સમક્ષ ઉપસ્થિત કરીને એ અંગે ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે

આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આમ આદમી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ થાય તેવી સંભાવના છે

દિલ્હીમાં રાજપથ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામતી ઝીલશે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેયર મેસીયાસ બોલસોનારો મુખ્ય અતિથિ રહેશે

આ જહાજ બસરાથી ગુજરાતના હજીરા બંદર તરફ આવી રહ્યું હતું

પી નફાએ જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારા ધારાનો વિરોધ કરી રહેલા દલીત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ આ ધારા અંગે વાસ્તવિક માહિતી ધરાવતા નથી અને તેઓ ગેરસમજ ફેલાવે છે

તેમણે કહ્યું કે આ ધારાનો વિરોધ કરવાનું કોઈ વાસ્તવિક કારણ છે જ નહીં તેમણે કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પાડોશી દેશોના લધુમતી સમુદાય માટે આ પ્રકારના નાગરિકત્વની તરફેણ કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતાનાં એ વચનનું પાલન કરી રહ્યા છે

વહિવટીતંત્રે કોરોના વાયરસના ખતરાના પગલે બિજિંગમાં યોજાનાર મોટા સમારંભો રદ કર્યા છે ધાર્મિક સ્થાનો પરની પ્રાર્થના સભાઓ ફિલ્મ શો ઉપર મનાઈ ફરમાવી છે તથા કેટલીક જગ્યાઓ ઉપર નાગરિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે કોરોના વાયરસના પ્રસારને રોકવા ચીન સરકારે વુહાન શહેર સહિત ઘણા શહેરોમાં લોકોની અવર જવર ઉપર નિયંત્રણો લાગુ કર્યા છે

વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને જણાવ્યું હતું કે સંબંધીત નર્સને અસીર નેશનલ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની તબીયત સુધારા ઉપર છે શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે આ ઘટના અંગે તેમણે જેદ્દાહ ખાતેના ભારતીય રાજદ્રતાવાસના અધિકારીઓ સાથે વાતચીત કરી છે

દરમ્યાન કેરળના મુખ્યમંત્રી પી વિજયને વિદેશમંત્રી એસ જયશંકરને પત્ર પાઠવીને વાયરસથી પીડિત ભારતીયોને યોગ્ય તબીબી સારવાર અને સુરક્ષા સુનિશ્વીત કરવા અનુરોધ કર્યો છે

આ ઉપરાંત રાષ્ટ્ર કુટુંબ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મહંમદ હસમુદ્દીને પણ આયર્લેન્ડના કુર્ત વોકરને પરાજય આપીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

ભારતીય ચૂંટણી પંચ આ મંચનું અધ્યક્ષ સ્થાન ચાલુ વર્ષે સંભાળશે